ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે વિધાનસભા ગ્રહ ખાતે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે ક્રષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે તેમણે ઉમેર્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદો જુદો વરસાદ થયો છે જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં જરૂર પડશે ત્યાં સુધી ખેડૂતોને હાલ જે વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે

મંત્રીશ્રી પટેલે જણાવ્યું કે પરંપરાગત સ્રોતોથી સ્વ ઉત્પાદિત વીજ વપરાશ કરમાં ઔદ્યોગિક એકમો પાસેથી પાંચ વર્ષમાં માત્ર પાંચ પૈસાનો વિદ્યત શૃલ્કમાં વધારો કરાયો છે મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું હતું કે પરંપરાગત સ્ત્રોતોથી વીજ ઉત્પન કરતા એકમો પોતાનું મૂડી રોકાણ કરતા હોઈ વીજળી તેઓને મોંઘી પડતી હતી તેના કારણે તેઓએ આ ઘટાડો કરવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય વિધાનસભામાં ગઇકાલે ગુજરાત વિનિયોગ વિધેયક ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક સહિત કુલ નવ સરકારી વિધેયકો ચર્ચા વિચારણાના અંતે બહુમતીથી પસાર કરવામાં આવ્યા છે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

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગ્રજરાત વિનિયોગ વિધેયક રજૂ કર્યું હતું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 આ વિધેયકમાં શિક્ષણ અને તાલીમની જિલ્લા સંસ્થાઓને ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર સાથે જોડાણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે

ફળદ્દએ ક્રષિ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કર્યું હતું જેમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને વધુ ઘનિષ્ટ બનાવવા માટેની જોગવાઈ કરાઈ છે અમૂલ ડેરીના ચેરમેન વાઇસચેરમેન પદની ચૂંટણી આજે યોજાશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે બપોરે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાનાર ચૂંટણીમાં નિયામક મંડળના સભ્યો ખેડા જિલ્લા મધ્યસ્થ બેન્કના પ્રતિનિધિ ગુજરાત સહકાર દૂધ માર્કેટિંગ ફેડરેશનના કાર્યકારી નિયામક અને આણંદ જિલ્લા રજિસ્ટ્રાર ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે સર્વાનુમતે વરણી કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે આ વખતે પણ આ પરંપરા યથાવત રહેવાની સંભાવના છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં શહિદ સ્મારક ખાતે વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

કોસ્ટગાર્ડની કામગીરીથી વાકેફ કરાયા હતા અને જહાંજમાં રહેલા શસ્ત્રો અને શસ્ત્રોની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી

આ પદયાત્રામાં આવતીકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીય બનાસકાંઠા જિલ્લાના યુવા ગામથી જોડાશે ત્યાંથી સામઢી રાણાજીવાસ સામઢી નાઢાણી વાસ સુધી પદયાત્રામાં જોડાઈને વિશ્વશાંતિ અને સમભાવનો ગાંધીજીનો સંદેશો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તે માટે સંસ્થાના પ્રયત્નોમાં સાથ આપશે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

કોલેજ કેમ્પસપીજી હોસ્ટેલ જાહેર સ્થળોબાગ બગીચાશોપિંગ મોલરિવરફન્ટ અને જાહેર જગ્યાઓ પર કોઈપણ મહિલાઓ સાથે છેડતી ના બનાવ ન બને તે માટે આ શી ટીમ દિવસ રાત સતત પેટ્રોલીંગ કરે છે

આ શી ટીમ મહિલા બાળક કે સિનિયર સિટીઝનને કોઈપણ પ્રકારની કોઈ વ્યક્તિ હેરાન ગતિ કરતી હશે તો ત્યાં પહોંચીને તેમને મદદ કરશે અને તેઓને તકલીફમાંથી છોડાવશે મદદ માગનાર વ્યક્તિ પોતાની ઓળખ છ્રપાવવા માંગતા હશે અને ફરિયાદી બનવા નહીં માગતા હોય તો પોલીસ પોતે જ ફરિયાદી બને છે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 રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હળવોથી ભારે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે

હવામાન વિભાગે આગામી એક બે દિવસમાં દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ તથા કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે